પ્રાદેશિક સમાચાર જયેશ પટેલ વાંચે છે

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં ગઈકાલે યોજાયેલી ઉચ્ય સ્તરીય બેઠકમાં આ નિર્ણય લેવાયો હતો પ્રધાનમંત્રીએ કોવિડના સંક્રમણને અટકાવવા જનભાગદારી સાથે જનઆંદોલન શરૂ કરવા ઉપર ભાર મૂક્યો હતો એવી જ રીતે કોવિડને નિયંત્રણમાં લેવા પાંચ મુદ્દાઓના કાર્યક્રમનો પ્રતિબધ્ધતા સાથે અમલ કરવા ઉપર ભાર મૂકવા પ્રધાનમંત્રીએ નિર્દેશ આપ્યો હતો આ પાંચ મુદ્દાઓમાં કોવિડની તપાસ કોવિડના કેસ શોધવા દર્દીઓની સારવાર કોવિડને રોકવાના નિયમોનું પાલન અને રસીકરણનો સમાવેશ થાય છે દેશમાં સૌથી વધુ કેસ ધરાવતા મહારાષ્ટ્ર પંજાબ અને છત્તીસગઢમાં જાહેર આરોગ્ય નિષ્ણાતોની ખાસ ટુકડીઓ મોકલવા શ્રી મોદીએ નિર્દેશ આપ્યો હતો આ બેઠકમાં સમગ્ર દેશમાં કોવિડના રસીકરણની થઈ રહેલી કામગીરી અંગે પ્રેઝેન્ટેશન રજૂ કરાયું હતું

મુખ્યમંત્રી શ્રીએ આ ઘટનામાં જવાબદારો સામે તાત્કાલિક અસરથી કડક પગલાં લેવા તેમજ સસ્પેન્શન સહિતની કાર્યવાહી કરવા પણ જિલ્લા તંત્રને સ્પષ્ટ સૂચનાઓ આપી છે મુખ્યમંત્રી શિક્ષણ સમગ્ર રાજ્યમાં કોવીડની પરિસ્થિતીના લીઘે અન્ય આદેશ થાય ત્યાં સુધી એકથી નવ સુધી શાળાના વર્ગખંડમાં શિક્ષણ બંધ રાખવાનો નિર્ણય આજથી અમલમાં આવશે મુખ્યમંત્રી વિજય રૂપાણીના અધ્યક્ષપદે શનિવારે મળેલી કોર સમિતીની બેઠકમાં આ નિર્ણય લેવાયો હતો આ આદેશ બધી જ સરકારી અને ખાનગી શાળાઓને લાગુ પડશે જો કે ઓનલાઇન શિક્ષણ ચાલુ રહેશે

રાજ્ય કોવિડ સમગ્ર દેશમાં કોવિડની રસી આપવાની કામગીરીમાં ગુજરાતે બીજુ સ્થાન મેળવ્યું છે

દરમ્યાન રાજ્યમાં કોવિડના નવા કેસોમાં વધારો થવાનું વલણ હજી પણ યથાવત છે

મોરબી મોરબીમાં વિકસેલા સિરામિક એકમોમાં કામ કરતા અનેક રાજ્યોમાંથી લાખો શ્રમિકો મોરબી આવીને વસતા હોય છે ત્યારે પરપ્રાંતીય શ્રમિકોની માહિતી મળી રહે અને ગુન્હાની તપાસમાં પોલીસને મદદ મળી શકે તેવા હેતુથી મોરબી એસ્યોર્ડ નામની એપ્લીકેશન કાર્યરત કરવામાં આવી છે રાજકોટ રેંજ આઈજી સંદીપસિંહની ખાસ ઉપસ્થિતિમાં મોરબી એસ્યોર્ડ એપ્લીકેશન લોન્ય કરવામાં આવી હતી જે અંગે માહિતી આપતા રેંજ આઈજીએ જણાવ્યું હતું કે મોરબીના ઉદ્યોગોમાં કામ કરતા અઢી લાખથી વધુ શ્રમિકો આવીને મોરબી વસ્યા હોય અને કેટલાક ગુન્હાને અંજામ આપી આવા શ્રમિકો નાસી જતા હોય છે ત્યારે યુનીફાઈડ મેનરમાં શ્રમિકોનો ડેટા પ્રાપ્ત થાય તે માટે મોરબી એસ્યોર્ડ એપ્લીકેશન બનાવી છે

જી સ્કલુમાં યોજાયાલ પ્રદર્શનમાં માટીકામ ચર્મકલા અકીક વસ્ત્ર આભૂષણો વગેરે હસ્તકળાના કસબીઓએ ભાગ લીધો હતો ઈન્ડેક્ષ સ્તરના કાર્યવાહક નિયામક ડી એમ શુક્લએ પ્રત્યક્ષ પ્રદર્શન કર્યું હતું તેમજ વેચાણ રોજગાર વિશે કલા કસબીઓની માહિતિ મેળવી હતી

દરમ્યાન અમરેલી ખેડા અને દિવમાં રસીકરણ માટે આરોગ્ય વિભાગ દ્વારા કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું અમરેલી જિલ્લાના જાફરાબાદમાં રસીકરણ કેમ્પ યોજાયો હતો જેમાં વિવિધ સમાજના લોકોએ ભાગ લીધો હતો ખેડા જિલ્લામાં નડિયાદ ખાતે મીડિયા કર્મીઓ માટે રસીકરણ કેમ્પ યોજાયો હતો દિવમાં ઔદ્યોગિક એકમ અને સોસાયટીમાં રસીકરણ કેમ્પ યોજાયો હતો

આ કાર્યક્રમમાં સર્વશ્રેષ્ઠ જીવન રક્ષકનો એવોર્ડ મહેસાણા જિલ્લાના બે ઈએમટી અને પાઇલોટને એનાયત કરાયો હતો

ખિલખિલાટમાં શ્રેષ્ઠ કામગીરી બદલ બનાસકાંઠા જિલ્લાની ડીસા ખિલખિલાટની પસંદગી કરાઇ હતી